ગઈકાલે દિલ્હીમાં નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત દેશનો દરજ્જો મહિલાઓના સક્રિય યોગદાન બદલ મેળવી શક્યો નહીત તેમણે કહ્યું કે કુપોષણની સમસ્યા પણ મહિલાઓની સક્રિય ભાગીદારીથી નિવારી શકાશે

શીતલ વૈશ્નવ મહિલા સુરક્ષા અભિયાન મહિલા સુરક્ષા અભિયાન અંતર્ગત પ્રશ્રિમ કરછ ભુજ પોલીસ દ્વારા મહિલાઓ સુરક્ષિત રહે તે અંતર્ગત મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનાં હેતુ થી અને વગર સંકોય કે ડર રાખ્યા વગર કોઈ પણ તકલીફ માટે પોલીસને ફરિયાદ કરી શકે તે હેતુથી ઠું સુરક્ષિત છુ નામની એક સોર્ટ ફિલ્મ ગઈકાલે પ્રસારિત કરવામાં આવી હતી

તેમ પ્રશ્રિમ કરછ ભુજ જીલ્લા પોલીસ દ્વારા મહિલાઓને અપીલ કરવામાં આવી હતી શીતલ વૈશ્નવ કચ્છના નાના રણમાં વસવાટ કરતાં ઘુડખર ની વસતિ ગણતરી યોજવાની તૈયારી હાલ આખરી તબક્કા માં છે

માંડવી તાલુકાનાં ગઢશીશા ખાતે નિર્માણ પામેલ નુતન પંચાયત ભવનની ગઈકાલે લોકાર્પણ વિધિ થઇ હતી

માંડવીનાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અધ્યક્ષ પદે રહ્યા હતા આ ઉપરાંત સંસદસભ્યની ગ્રાન્ટમાંથી પુંજાણી હાઇસ્કુલમાં પ્રયોગશાળા ખુલ્લી મુકાઇ હતી

રાજાશાહી સમય થી ચાલી આવતી પરંપરા પ્રમાણે ભુજમાં સૌ પ્રથમ આશાપુરા મંદિરના ચોકમાં હોળીનું પ્રાગ્રટ્ય થયા બાદ જ શહેરની અન્ય હોલીઓને પ્રગટાવવામાં આવશે હોલી ઉપર રાખેલ ઘ્વજ જે દિશામાં પડે છે તેના પરથી વડીલો જે તે વર્ષ કેવું જશે તેનો અંદાજ લેતા હોય છે હોલીના પ્રાગટંચ બાદ ધાણી પતાસાકાલી દ્રાક્ષકાજુનાળિયેર સહિતનો પ્રસાદ વહેચવામાં આવે છે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં હોળીને આરોગ્ય રક્ષાપર્વ બનાવવા સૌ નાગરિકીને આપીલ કરી છે વિશ્વની પ્રવતમાન આરોગ્યલક્ષી પરિસ્થિતિમાં વાતાવરણ શુદ્ધ અને જંતુમુક્ત રાખવોના રક્ષણાત્મક ઉપાયો માટે હોલમાં પરંપરાગત આફતિ ઉપરાંત પંચતત્વ ની આહુતિ આપે તેવી અપીલ સૌને કરી છે શીતલ વૈશ્વવ મહિલા દિન આદિપ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે આદિપુરની મૈત્રી સ્કુલના મેદાન પર મહિલા ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી નવજ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સ્પર્ધામાં આઠ ટીમોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં કરછ ડ્રીરદીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનની ટીમ ચેમ્પિયન થઇ હતી જ્યારે બિદડાની આર ડી ફાઈટર ટીમ રનર્સ અપ થઇ હતી શીતલ વૈશ્નવ માનવજ્યોત સંસ્થા માનવ જ્યોત સંસ્થા ભજ દ્વારા વિશ્વ મહીલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી શહેરનાં શ્રમ એરિથા દાદુપીર રોડ મધ્યે શ્રમજીવી ઓને સાડીઓ વિતરણ કરવાનો કાર્યક્રમ સંસ્થાનાં શ્રી પ્રબીધ મુનવરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કરછ જીલ્લા કાનુની સેવા સતા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુન્વારે મહિલાઓને મફત કાનુંની સેલાફ તથા મહિલાઓને અધિકારો વિષે માહિતી પૂરી પાડી હતી